દરમિયાન ગઇકાલે થયેલા મતદાનમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના મેન્ડેટથી વિરુદ્ધ મત આપ્યો હતો તો બીજી તરફ શરદ પવારના નેતૃત્વવાળી એન સી પી ના ધારાસભ્ય કાંધલ જાડેજા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુંભાઈ વસાવાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો જોકે મંત્રી આર

ફળદ્દનો મત ગેરલાયક કર્યો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સમગ્ર દેશના કાર્યકર્તાઓને સંબોધિત કરશે પાટણથી જિલ્લાનો લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વનો આજે છ જૂલાઈના રોજ ડો શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતીથી સદસ્યતા અભિયાનથી આરંભ થઈ રહ્યો છે

બપોર બાદ જિલ્લાના વિવિધ મંડલ કક્ષાએ તાલુકા કક્ષાના લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહેશે

ભારતમાલા ઉડાન અને સાગરમાલા જેવી યોજનાઓ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સેવામાં મદદરૂપ બની રહી છે

મત્સ્યોદ્યોગ વ્યવસ્થાપન પદ્ધતિ વિકસાવાશે

એક કરોડ યુવાનોને કૌશલ્ય વિકાસ તાલીમ અપાશે શિક્ષણ ક્ષેત્ર માટે નવી નીતી બનાવાશે સંશોધનને પ્રોત્સાહન આપવા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરાશે

ભારતીય શિક્ષણમાં આમૂલ પરિવર્તન માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી રચાશે ભારતની અવકાશ ક્ષમતાનો કોમર્શીયલ રીતે ઉપયોગ કરવા જાહેરક્ષત્રની નવી ભારતીય અવકાશ લિમિટેડ એનએસઆઈએલની સ્થાપના કરાશે

આર આઈ ને આધાર કાર્ડ અપાશે

દેશમાં સંશોધનને પ્રોત્સાહન આપવા જરૂરી ભંડોળ પૂરૂ પાડવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થપાશે

નાાણામંત્રીએ રેલવે સ્ટેશનોના આધ્રનિકીકરણની યોજના રજૂ કરી છે

બેન્કોની બાકી વસુલાત અંગે તેમણે કહ્યું કે એક લાખ કરોડ સુધી વસુલાત સીમીત રહી છે છેલ્લા ચાર વર્ષમાં દેવાં નાદારી કાયદાના કારણે ચાર લાખ કરોડને અસર થઇ છે

નાણામંત્રીએ ઇલેક્ટ્રીક વાહનોના વ્યાજ પેટે દોઢ લાખ રૂપિયા કરમાફ કર્યા છે નિવાસી ઘર માટેની બેન્કની લોન પરના વ્યાજમાં વધુ દોઢ લાખની છૂટ જાહેર કરી છે અને હવે સાડા ત્રણ લાખ સુધીનું વ્યાજ કરમાફી મેળવશે નાણામંત્રીએ આધાર અને પેન કાર્ડને સાંકળી લીધાં છે એટલે માત્ર આધારથી જ આવકવેરા રીટર્ન ભરી શકાશે આ ઉપરાંત રોકડ વ્યવહારો ઘટાડવા બેન્ક ખાતામાંથી એક કરોડથી વધુનો કુલ વાર્ષિક ઉપાડ હશે તો તેની પર બે ટકા વેરા લાગુ કરાશે

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ એક રૂપિયાનો માળખાંગત ઉપકર લાગુ કર્યો છે

બાઇટ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ નિર્મલા સીતારમણે રજૂ કરેલા અંદાજપત્રને આવકારતા જણાવ્યું હતું કે ગરીબ ખેડૂત યુવા મહિલા મધ્યમવર્ગ સહિત તમામ લોકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટેનું આ બજેટ છે જ્યારે કોંગ્રેસ પ્રવકતા અને મનીષ દોશીએ અંદાજપત્રને દિશાહિન ગણાવ્યું હતું મનીષ દોશી બાઇટ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરાશે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ ચાર ઝોન નિયત કરાયા

પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય સીઆરસી બીઆરસી મદદનીશ શિક્ષણ નિરીક્ષક એચ

સમાજ ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની છે ત્યારે સમાજ ઘડતરની ભૂમિકા અદા કરતા શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરાયું છે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને પર જેટલા પારિતોષિકો એનાયત કરાશે